મુર્મુને પદના શપથ ગ્રહણ કરાવ્યા હતા આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિ વેકેયા નાયડુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાજર રહ્યા હતા

આ આંદોલનનો પ્રારંભ મુંબઈના ગોવાલીયા ટેંક ખાતેથી થયો હતો આ ઐતિહાસિક ઘટનાની યાદમાં દર વર્ષે આજના દિવસે ઓગષ્ટ ક્રાંતિ દિવસ ઉજવવામાં આવે છે માહિત અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર સ્વાતંત્રવીરોને શ્રધ્ધાંજલિ અર્પણ કરી છે તેમણે બ્રીટીશ શાસનથી ભારતને મુકતી અપાવવા લોકોએ આપેલા બલિદાનને યાદ કર્યા હતા

ગઈકાલે રાજ્યના પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટીયા દ્વારા આ જાહેરાત કરાઈ હતી એક સત્તાવાર અખબારી યાદી મુજબ આ ઝુંબેશ માટે તમામ પોલીસ સ્ટેશન માનવ તસ્કરી નિયંત્રણ શાખા પોલીસની વિવિધ શાળાઓ જેમ કે સીસીબી ડીસીબી પીસીબી અને એસઓજી અને ગુમ થયેલા માટેની વિશેષ શાખાનો સમાવેશ કરાયો છે ગુમ થયેલા અને અપહરણ કરાયેલા બાળકોને શોધવા માટે પોલીસ અધિકારીઓને આ ઝ઼્રંબેશ દરમિયાન બાળસંભાળ કેન્દ્રોની મુલાકાત લેવા કહ્યું છે

નેહલ ઠક્કર કુકમા ગ્રામ પંચાયત સ્વચ્છતા અભિયાન કુકમા ગ્રામ પંચાયત દ્વારા સ્વચ્છતા અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે જે અંતર્ગત ગામમાં શેરી નાટકો શાળામાં જઈ બાળકોને સ્વચ્છતા અંગે સમજૂતી આપવામાં આવે છે તે ઉપરાંત પ્લાસ્ટિકનો નહીવત ઉપયોગ થાય તે અંગે પણ લોકોને જાગૃત કરાય છે

આ નીતિનું વિશ્લેષણ કરતા આવનારા ભવિષ્યમાં ગુજરાત ઉદ્યોગ અને વ્યાપાર માટે ઉજળું સાબિત થશે કચ્છ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રાજેશભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે કચ્છના એમ

લઘુ હસ્તકળાથી લઈને કોર્પોરેટ ક્ષેત્રોને આ નીતિથી ખુબ લાભ મળશે નેહલ ઠક્કર ભુજ માર્કેટ યાર્ડ આગામી દિવસોમાં સાતમ આઠમના તહેવાર નજીક આવે છે તેવામાં જન્માષ્ટમી પર્વને ધ્યાને લઈ ભુજ એપીએમસી દ્વારા તા